એસ

કચ્છ ને વધુ એક ગૌરવ અપાવતો આ પુરસ્કાર ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા જાહેર કરાચો છે

પોતાના ગામ ના કાર્યદક્ષ વહીવટ બદલ પુ રસ્કાર ની કદર પામેલા કુકમાના સરપંચ કંકુબેન અમૃતલાલ વણકર તથા વરસામેડીના સરપંચ રૂપાભાઈ રબારીત્તિ ચોતરફ થી અભીનંદન મળી રહ્યા છે

દરમ્યાન આજે પણ જીલ્લામાં કોરોનાનો એક પણ પોઝીટીવ કેસ નોંધાયો નથી

જે અંતર્ગત કચ્છ જિલ્લામાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની વધુ માં વધુ જગ્યા ભરાયતે હેતુ થીજિલ્લા કલેકટરશ્રી દ્વારા લેખિત રજુઆત કરવા ચર્ચા કરવામાં આવી હતી કલ્પના શાહ